વૈંકયા નાયડુએ ભવિષ્યમાં આરોગ્ય અંગે ખતરાથી બચવા માટે દેશમાં પર્યાવરણને અનુક્રળ વાસ્તુશિલ્પ અને ડિઝાઇનનો ઉપયોગ કરવા આહવાન કર્યું જમ્મુ કાશમીરના હુંદવાડામાં બે આતંકવાદીઓ ઠાર

ટુકડીના છ ઉગ્રવાદીઓ માર્યા ગયા

તેમણે દેશના જુદા જુદા ભાગોની સ્થિતિ અને જુદા જુદા રાજ્યોની તૈયારીઓની માહિતી મેળવી શ્રી મોદીએ સાર્વજનિક સ્થળો પર વ્યક્તિગત સ્વચ્છતા અને સામાજીક શિસ્ત જાળવી રાખવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો

પ્રધાનમંત્રીએ એ વાતનો પુનરોચ્યાર કર્યો કે આ અંગે કોઇ લાપરવાહી ના થવી જોઇએ તેમણે દિલ્ફીમાં કોરોના મહામારીની સ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે કેન્ન્ રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રાધિકરણોના પ્રયત્નોની પ્રશંસા કરી

શ્રી લૂંગની પીપલ્સ એક્શન પાર્ટીએ આજે સિંગાપુરની સામાન્ય યૂંટણીમાં વિજય મેળવ્યો છે

શ્રી મોદીએ સિંગાપુરના લોકો માટે શાંતિપૂર્ણ અને સારા ભવિષ્યની કામના કરી છે

સાજા થવાનો દર અંગે પાંચ મુખ્ય રાજ્યો અને કેન્ન શાસિત પ્રદેશોમાં લદાખ છત્તીસગઢ ઉત્તરાખંડ દિલ્ફી અને રાજસ્થાનનો સમાવેશ થાય છે

કોરોના વાયરસથી સાજા થનારા વ્યક્તિઓની સંખ્યા અંગે મહારાષ્ર્ સૌથી આગળ છે તેના પછી દિલ્હી અને તમિલનાડુ છે

આ અંતર્ગત સરકારી અને ખાનગી પ્રયોગશાળોને આ કાર્યમાં સામેલ કરવાની મંજૂરી આપવામાં આવી છે

ક્લીનીકલ પરિક્ષણોમાં સંતોષજનક પરિણામ મળ્યા બાદ દવાને મંજૂરી આપવામાં આવી છે આઇટોલી જુમૈબ ઇન્જેકશન પહેલાથી જ બાયોકોન લિમિટેડની એક માન્ય દવા છે જેનો ઉપયોગ મધ્યમથી ગંભીર સોરાયરિસના દર્દીઓના ઉપયાર માટે કરવામાં આવે છે

આ પ્રક્રિયા ગૃહ અને આરોગ્ય મંત્રાલયના સહકારથી તૈયાર કરવામાં આવી છે

તેમણે કહ્યું છે કે પરીક્ષાઓ ઓનલાઇન ઓફલાઇન અથવા મિશ્ર પધ્ધતિથી આયોજીત કરવામાં આવશે માનવ સંસાધન વિકાસમંત્રીએ કહ્યું જો કોઇ વિદ્યાર્થી છેલ્લા વર્ષની આ પરીક્ષાઓમાં હાજર નહ્યીં રહી શકે તો તેને પછીથી એક વધુ તક આપવામાં આવશે

વૈંકયા નાયડુએ કહ્યું છે કે ભવિષ્યમાં આરોગ્ય માટેના જોખમોથી બચવા માટે દેશમાં પર્યાવરણને અનુકુળ વાસ્તુશિલ્પ અને ડિઝાઇનનો ઉપયોગ કરવો જોઇએ તેમણે આજે ભારતીય વાસ્તુશિલ્પ સંસ્થાનના રાષ્રીવાય સંમેલનના ઉદઘાન સમારોહને સંબોધિત કર્યું શ્રી નાયડુએ વાસ્તુકારો અને ડિઝાઇનરોથી આગ્રહ કર્યો કે તેઓ ડિઝાઇનમાં બદલાવ કરીને આ મહામારીના કારણે ઊભા થયેલા પડકારોને પહોંચી વળવા રસ્તો શોધે તેમણે કહ્યું કે ઇમારતો એવી રીતે બનાવવી જોઇએ કે જેનામાં પુરતા પ્રમાણમાં કુદરતી પ્રકાશ અને હવા મળી રહે ઉપરાષ્ટ્રપતિએ સ્માર્ટ સિટી યોજનાઓમાં બાંધકામ અને ડિઝાઇન સંબંધિત કાર્યોમાં સ્થાનિક કારીગરો અને કલાકારોને સામેલ કરવા પણ હાકલ કરી આતંકવાદી કેન્ક્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં ઉત્તર કાશ્મીરના કુપવાડા જીલ્લામાં હુંદવાડા વિસ્તારમાં નિયંત્રણ રેખાની નજીક નૌગાવ સેક્ટરમાં આજે વહેલી સવારે સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે આતંકવાદીઓ પાસેથી બે એ

બારામુલાના જનરલ ઓફિસર કમાંડ મેજર જનરલ વીરેન્ક્ર વત્સે આકાશવાણીને આ માહિતી આપી

ટુકડીના છ લોકો માર્યા ગયા છે કાર્યવાઠી આસામ રાયફલ્સ અને અરૂણાચલ પ્રદેશ પોલીસે મળીને કરી છે પોલીસના જણાવ્યા મૂજબ લોંગડીંગ જીલ્લામાં વક્કા સર્કલના નગીનુ ગામ વિસ્તારમાં સંયુક્ત અભિયાન શરૂ કરવામાં આવ્યો હતો જેમાં અસમ રાયફલ્સના એક જવાનને ઇજા થઇ છે અરૂણાચલ પ્રદેશના પોલીસ મહાનિદેશક આરપી ઉપાધ્યાયે કહેયું કે માર્યા ગયેલા ઉગ્રવાદીઓ પાસેથી ઘણા હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે

બેંકીંગ અને આર્થિક સંમેલનને સંબોધિત કરી રહ્યાં હતા

જેનાથી ઉત્પાદન અને કામ ધંધાને અસર થઇ છે